પાંચમા તબક્કાના મતદાન માટે આજે ઉમેદવારી ભરવાની કામગીરી પૂરી થશે

પણ તામીલનાડુમાં વેલ્લોર બેઠકની ચૂંટણીમાં વધુ નાણાં શેઠક્તના ઉપયોગ બદલ આ બેઠકની ચૂંટણી રદ કરવામાં આવી હતી

જે ફવે ત્રીજા તબક્કામાં થશે

આશરે છ કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

મફારાષ્ટ્રમાં કુલ એકસો અગ્યાએંશી ઉમેદવારો ચૂંટણી જંગમાં છે મુખ્ય ઉમેદવારોમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌફાણ અને સુશીલકુમાર શિંદેનો સમાવેશ થાય છે શ્રી ચૌફાણ નાંદેડથી અને શ્રી શિંદે સોલાપુરથી ચૂંટણી લડી રહ્યા છે આ તબક્કામાં વિદર્ભમાં બુલ્ઢાણા અકોલા અમરાવતી તથા મરાઠાવાડામાં ફિંગોલી પરભાણી બીડ ઓસમાનાબાદ અને લાતૂર માટે મતદાન થઈ રહ્યું છે મફારાષ્ટ્રના અધિક ચૂંટણી અધિકારી દિલીપ શિંદેએ કહ્યું કે વધુમાં વધુ મહિલાઓ મતદાન કરે તે માટે સખી મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે પશ્ચિમ બંગાળમાં જલપાઈગુડી રાયગુંજ અને દાર્જીલીંગ લોકસભા બેઠક માટે મતદાન થઈ રહ્યું છે આ તબક્કામાં બેતાલીસ ઉમેદવારો મેદાનમાં છે ઓગણપચાસ લાખથી વધુ મતદારો મતદાન કરશે દરમ્યાન ચૂંટણી પંચે વરિષ્ઠ આઈએએસ અધિકારી અજય વી નાયકની પશ્ચિમ બંગાળના વિશેષ નિરિક્ષક તરીકે નિમણૂક કરી છે પંચે રાજ્યમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે વિવેક દુબેની વિશેષ પોલીસ નિરિક્ષક તરીકે અગાઉ નિમણૂક કરી દીધી ફતી બિફારમાં બીજા તબક્કામાં પૂર્ણિયા કિશનગંજ કટિફાર ભાગલપુર અને બાંકા લોકસભા બેઠક માટે મતદાન થઈ રહ્યું છે દરમ્યાન રાષ્ટ્રીય જનતા દળના અલી અશરફ ફાતમીને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને કારણે છ વર્ષ માટે કાઢી મૂકવામાં આવ્યા છે ઉત્તરપ્રદેશમાં અમરોફા અલીગઢ મથુરા ફતેપુર સિક્રી નગીના બુલંદશફેર ફાથરસ અને આગ્રા બેઠક માટે મતદાન થઈ રહ્યું છે આ તબક્કામાં પંચ્યાસી ઉમેદવારો મેદાનમાં છે જેમાં મથુરા બેઠક પર ભાજપાના જેમા માલિની ફતેપુર સિકી બેઠક પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજ બબ્બર અને અમરોફા બેઠક પર સપા બસપા આરએલડી ગઠબંધનના ઉમેદવાર કુંવર દાનિશ અલીનો સમાવેશ થાય છે સમાજવાદી પાર્ટીએ અભિનેતા અને કોંગ્રેસના નેતા શત્રુર્ષનસિંફાની પત્ની પૂનમ સિન્હાને લખનૌથી ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહની સામે ચૂંટણીમાં ઉભા રાખવાની જાહેરાત કરી છે આસામમાં ઘણા સ્થળોએ વેબ કાસ્ટીંગ અને વિડીયો રેકોત્ડગની વ્યવસ્થા કરવામાં આવી છે દિવ્યાંગો મહિલાઓ અને વૃદ્ધો માટે સરળતાથી મતદાન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ચૂંટણી પંચે ઈવીએમમાં ગડબડ સફિત વિવિધ કારણોને લીઘે અરૂણાચલ પ્રદેશમાં ઓગણીસ મતદાન કેન્દ્રો પર પુનઃ મતદાનના આદેશ આપ્યા છે રાજ્યના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કાંગકી દરાંગે પત્રકારોને જણાવ્યું કે આ કેન્દ્રો પર વીસ એપ્રિલે મતદાન થશે મધ્યપ્રદેશમાં ભોપાલ સંસદીય લોકસભા બેઠકથી પ્રજ્ઞાસિંફ ઠાકુર કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વીજયસિંફ સાથે ચૂંટણી લડી રહ્યા છે પ્રજ્ઞાસિંહ ઠાકુર ગઈકાલે ભાજપામાં જાડાઈ ગયા હતા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ચૂંટણી પ્રયાર દરમિયાન જણાવ્યું કે આ ચૂંટણી આ પેઢીનું ભાવિ નક્કી કરશે તેમણે કહ્યું કે માવઠાની અસર થયેલા ખેડૂતોને સરકાર સફાથ આપશે તેમણે નવું જળશેક્ત મંત્રાલય રચવાની પણ જાહેરાત કરી હતી છત્તીસગઢના રાથગઢમાં રેલીને સંબોધતાં શ્રી મોદીએ કહ્યું કે તાજેતરમાં પરિણામો બાદ સરકારે સીમાંત વર્ગ માટે કાર્ય કર્યું છે પ્રધાનમંત્રીએ ઓડીશામાં ભવાનીપટનમ ખાતે પણ સંબોધન કર્યું ફતું ઉત્તરપ્રદેશના શાફજફાઁપુરમાં ગૃફમંત્રી રાજનાથસિંફે જાફેર સભા સંબોધી ફતી કોંગ્રેસ પ્રમુખ રાફલ ગાંધીએ કન્ન્રમાં જાફેરસભા સંબોધી ફતી તથા વાયનાડમાં પણ સંબોધન કર્યું ફતું તેમણે કહ્યું કે ખેતીના ઘટેલા ભાવ નાણાંકીય કટોકટી ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ છે જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ અનંતનાગ નજીક ચૂંટણી સભા યોજી ફતી તેમણે લોકોને વિકાસલક્ષી આયોજનોની વિગતો આપી ફતી

રાજસ્થાનમાં રાફત સચિવ આશુતોષ એ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન મણિપુર અને દેશના અન્ય ભાગોના વિસ્તારોમાં વરસાદ અને આંધીને કારણે મૃત્યુ પામનારના નજીકના વારસદારોને દરેકને બે લાખ રૂપિયાની ઉચ્યક રકમની સહાય આપવાની જાહેરાત કરી છે

બંદાપાડા ખાતે તેમની પર ફુમલો થયો ફતો અને માથામાં ગોળી મારી ફતી

આ અગાઉ ભારે ગોળીબાર પણ કર્યા ફતા તેનો સીઆરપીએફ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો ફતો સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે ફજી સુધી કોઈ સંગઠને ફુમલાનો દાવો કર્યો નથી

પી એલ ક્રિકેટમાં નવી દિલ્ફીના ફિરોજશા કોટલા મેદાનમાં આજે દિલ્ફી અને મુંબઈની ટીમ વચ્ચે મુકાબલો થશે ગઈકાલે ફૈદરાબાદમાં ફૈદરાબાદની ટીમે ચેન્નાઈની ટીમને છ વિકેટથી ફરાવી ફતી